આ બંને મહાનુભાવોના વિશ્વને અમુલ્ય પ્રદાન બદલ ગાંધીજી અને સરદાર પટેલ અંગે કોમનવેલ્થ રાષ્ટ્રોએ પીસ પ્રાઈઝ ઓન મહાત્મા ગાંધી જાહેર કર્યું છે અને સરદાર પટેલના કામને ધ્યાનમાં રાખીને કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે કોમનવેલ્થ ના મંત્રી બેરોનીસ પેદ્રિકાના વડપણ હેઠળ નું ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવેલ છે અને ગઈકાલે અમદાવાદ ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથેની બેઠકમાં આ માહિતી આપી હતી આરતી ભદ્દ કંડલા દિન દયાળ હોલ કંડલા સ્પેસીયલ ઈકોનોમી ઝોનમાં નિર્માણ પામેલા વિવિધ ઉપયોગ માટેના દિન દયાળ હોલનું ડેવલપમેન્ટ કમિશનરના હસ્તે ઉદ્વાટન કરવામાં આવ્યું હતું તે સાથે બે બેડમિન્ટન કોર્ટ પણ બન્યા છે

કંડલા જેટી નંબર પાંચમાં મશીનરી મટેરિયલ લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જહાજ પર બોટમાં આવેલા સાત માછીમારોએ ઠુમલો કરવાનો બનાવ બન્યો હતો

આરતી ભદ્દ પોલીયો ટીપા સમગ્ર જીલ્લામાં આવતી કાલથી જન્મ થી પાંચ વર્ષ સુધીના બાળકો ને પોલીયોના ડોઝ આપવામાં આવશે

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો

હવામાન છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં કડકડતી ઠંડીની તીવ્રતા યથાવત રહી છે અને નીયા તાપમાનનો પારો લગભગ યથાવત રહ્યો છે

કચ્છ સહીત સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ઠંડા પવન ક્રૂંકવાની આગાહી હવામાન વિભાગે કરી છે તેમજ મહાદઅંશે સમગ્ર રાજ્યનું હવામાન સુકું અને ઠંડુ રહેશે

તેમજ સલામતી સપ્તાહ્ દરમિયાન નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો આયોજિત થયા હતા તથા પ્રત્યેક રક્તદાન કરનાર રકતદાતાને એક દાતા દ્વારા પાંચ લાખ રૂપિયાના વીમા કવય ના પ્રીમિયમની જાહેરાત કરાઈ હતી